રાજ્ય સુવિકસીત ત્યારે જ કહેવાય જ્યારે લોકો સલામતી અનુભવે છેલ્લા બે દાયકાથી વધુ સમયથી ગુજરાતમાં લોકો શાંતિ અને સલામતીની અનુભૂતિ કરી રહ્યા છે

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતે સુશાસનના દરેક ક્ષેત્રમાં હંમેશા આગેવાની કરી છે એમાંથી ગુજરાત પોલીસ વિભાગ પણ બાકાત નથી

ક્રાઈમ બ્રાન્ચ વિગેરીની કામગીરી સરાહનીય અને દાખલારૂપ છે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે છેલ્લા સાત વર્ષમાં ગુજરાત પોલીસ બેડામાં મહત્તમ ભરતી કરાઇ છે જરૂરી બઢતીઓ અપાઇ છે પોલીસ વિભાગ પણ આધુનિક તકનીકના ઉપયોગ અને સમાજ કલ્યાણના દ્રષ્ટિકોણથી કામગીરી નિભાવી રહી છે જે અત્યંત સરાહનીય છે મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે પોલીસ બેડાના અધિકારીઓ પદાધિકારીઓ તથા તેમના પરિવારજનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે પોલીસ પ્રશાસનમાં ડી જી પી થી લઇ કોન્સ્ટેબલ સુધી તમામ એલર્ટ છે એટલે જ ગુજરાત સુરક્ષિત છે શ્રી જાડેજાએ જણાવ્યું કે સ્માર્ટ પોલીસ શાર્પ પોલીસ ના સૂત્રથી ગુજરાત પોલીસ વિભાગ રાજ્યની ગતિ પ્રગતિ અને વિકાસમાં આવિરત ફાળો આપી રહ્યું છે શ્રી જાડેજાએ જણાવ્યું કે તાજેતરમાં બનેલી ગંભીર ગુનાખોરીની ઘટના તથા ગુજરાતમાં આવેલા પૂરની ઘડીએ ગુજરાત પોલીસના અધિકારીઓ તથા લોક રક્ષકોએ જીવના જોખમે સવિશેષ સેવા પુરી પાડી હતી

તેમણે આ નવું વર્ષ સમગ્ર ગુજરાત માટે શ્રેષ્ઠ અને સમૃદ્ધિમય બને તેમજ ગુજરાત દેશમાં સર્વાધિક પ્રગતિના નવા શિખરો સર કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી છે

મુખ્યમંત્રીશ્રીએ નૂતનવર્ષનો આરંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં દર્શન પૂજનથી કર્યો હતો મુખ્યમંત્રીશ્રી પંચદેવ મંદિર શ્રીમતી અંજલિ બહેન રૂપાણી સાથે સવારે દર્શન માટે પહોચ્યા ત્યારે ગાંધીનગરના મેયર રીટાબહેન પટેલ અને જિલ્લા તથા શહેરના પદાધિકારીઓએ તેમને આવકારી નવા વર્ષ ની શુભેચ્છા પાઠવી હતી

મુખ્યમંત્રીશ્રીએ નૂતન વર્ષ નિમિત્તે અમદાવાદના લાલદરવાજા ખાતે આવેલા ભદ્રકાળી માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન પૂજન કર્યા હતા

મુખ્યમંત્રીશ્રી ભદ્રકાળી માતાજીના દર્શન માટે પહોંચ્યા ત્યારે અમદાવાદના મેયર શ્રીમતિ બિજલબેન પટેલ સહિત શહેરના પદાધિકારીઓએ અને હોદ્દેદારોએ તેમને આવકારી નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી હતી

સરદાર સાહેબના સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ બની રહેલા વિવિધ પ્રોજેક્ટસને પણ આ દિવસે ખૂલ્લા મૂકાશે પ્રધાનમંત્રીના આગમનને લઇને સુરક્ષા વ્યવસ્થામાં કોઇ કચાશ નહીં રહે

પ્રધાનમંત્રીશ્રી મોદીએ ગઇકાલે આકાશવાણી ઉપરથી પ્રસારિત થયેલ મન કી બાત કાર્યક્રમમાં દેશના યુવાનોને આ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો હવામાન રાજયભરમાં હવામાનમાં પલટો આવ્યો છે રવિવારે રાજયમાં સૌરાષ્ટ્ર કચ્છમાં દિવસના તેમજ રાત્રીના તાપમાનમાં એકદમ ઘટાડી નોંધાયો હતો દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાનનો પારો ગગડ્યો હતો

મી અંતરે છે આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધે તેવી સંભાવના છે

મી

દરિયો તોફાની બને તેવી સંભાવના છે

અમદાવાદમાં આજે બપોરથી ઝરમરિયો વરસાદ શરૂ થયો હતો એસજી હાઇવે પ્રહલાદનગર મણિનગર કાંકરિયા રાયપૂર ઇસનપૂર શાહીબાગ વાડજ રાણીપ યાંદલોડિયા અને ગોતામાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો કયાર વાવાઝોડાની અસર હેઠળ કચ્છના વાતાવરણમાં પણ આજે સવારથી પલટો આવ્યો છે અમારા કચ્છના પ્રતિનિધિ જણાવે છે કે આ વાવાઝોડાની અસરથી અબડાસા તાલુકાના પિંગલેશ્વર તેમજ જખૌમાં દરિયામાં ઉંચા મોજાં ઉછબ્યા હતા દરિયાના પાણી નજીક આવેલી વસાહતમાં ધૂસી ગયા હતા વાદળિયા માહોલ વચ્ચે કેટલાક સ્થળે ઝરમર વરસાદ વરસ્યો હતો

નૂતન વર્ષના પાવન પર્વે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી સાથે રાજભવન ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં અને રાજ્યપાલશ્રી સાથે નવા વર્ષની શુભકામનાઓનું આદાન પ્રદાન કર્યું હતું આ પ્રસંગે રાજભવન ખાતે ઉપસ્થિત ગાંધીનગર શહેરના અગ્રણી નાગરિકો વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ પદાધિકારીઓ રાજ્યના મુખ્ય સચિવશ્રી સહિત અન્ય ઉચ્ય અધિકારીગણ પ્રજાજનો અને રાજભવન પરિવારના સભ્યો સાથે પણ રાજ્યપાલશ્રીએ શુભેચ્છાઓની આપ લે કરી મંગલકામના પાઠવી હતી મુખ્યમંત્રી ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર મંત્રી મંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતે નાગરિકો પ્રજાજનો સાથે નૂતનવર્ષ શુભેચ્છાઓની પરસ્પર આપ લે કરી હતી

અમદાવાદ શાહીબાગ ખાતે શહેરના શ્રેષ્ઠીઓ સાધુ સંતો અને સામાન્ય નગરજનોને મળી મુખ્યમંત્રીશ્રી અને શ્રીમતી અંજલિ બહેન રૂપાણીએ નવ વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું હતું

મંદિરોમાં વિશિષ્ટ શણગાર આરતી કરવામાં આવી હતી કેટલાંક મંદિરોમાં ગૌવર્ધન પૂજા પણ કરવામાં આવી હતી આજે શ્રદ્વાળુઓ વહેલી સવારથી જ દેવદર્શન માટે મંદિરોમાં ઉમટી પડ્યાં હતાં

અમદાવાદ શહેરમાં ભદ્ર ખાતે નગરદેવી ભદ્રકાળી મંદિર શાહીબાદ ગાયત્રીમંદિર કેમ્પ ફનુમાન મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા પાટણમાં આજે સવારથી ત્રણ દરવાજા પાસે આવેલા મહાલક્ષ્મી માતાના મંદિરે દર્શન માટે લોકોની ભીડ જામી હતી પાટણમાં નવા વર્ષથી પાંચ દિવસ સુધી શહેરના જુદાજુદા ધાર્મિક સ્થળોએ લોકમેળા ભરાય છે નવા વર્ષના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે દાહોદ જીલ્લાના ગરબાડા ગાંગરડી ઝાલોદ તેમજ દાહોદ શહેરમાં ગાય ગૌહરી તહેવારની ઉજવણી કરવામાં આવી હતી

તમામ ગ્રામજનોએ રાષ્ટ્રગીત અને આરતી બાદ ઉપસ્થિત તમામ વડીલોના આશીર્વાદ લઇને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી

પંચમહાલ જીલ્લાના જાણીતા મરડેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ દર્શનાર્થીઓની ભીડ જામી હતી